પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકોને આગળ આવવા અનુરોધ કર્યો સુરત શહેરનો સૂકો કચરો અલગ કરી તેનું ઉદ્યોગોને વેચાણ કરાશે અમદાવાદ શહેરમાં આવતીકાલથી મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ કરાશે કોવિડ

ગાંધીનગરથી વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન ગંધારાના શેરડી ભરનારા ખેડૂત સભાસદો શેરડી કાપનાર મજૂરો અને ટ્રક ટ્રેક્ટર સપ્લાયરોના બાકી નીકળતા નાણા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂત સભાસદો ભાઈ બહેનોને પ્રતિક રૂપે તેમના બાકી નીકળતા નાણાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા

પટેલ પ્રવચન શ્રેણીના ભાગરૂપે પ્રાફતિક કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાની તક વિષયક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેબીનારને સંબોધતા રાજ્યપાલે જણાવ્યુ હતુ કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવશે ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવી શકશે તેમણે જણાવ્યુ હતુ કે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પદ્મશ્રી સુભાષ પાલેકરજી દ્વારા પ્રેરિત પ્રાફતિક કૃષિ ખેડ્રતોની દશા અને દિશા બદલનારી ક્રાંતિ સાબિત થઇ રહી છે ત્યારે ઇનોવેશન નવા સંશોધનો અને ટેકનોલોજીના સુચારુ ઉપયોગ દ્વારા ઉદ્યોગ સાહસિકો આ જનઅભિયાનને નવુ બળ પૂરું પાડશે

જિલ્લામાં જ્યાં ભારે વરસાદ અને નદીમાં પુરના કારણે નુકશાન થયું છે તેવા હારીજ સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં આ સર્વે કરાશે

ખેડૂતોએ નુકસાનીનો પ્રશ્ન વિધાનસભામાં પણ ઉઠાવવાની માંગ કરી છે ભારે વરસાદના કારણે કપાસ મગફળી તલ કઠોળ સહિતના પાકો પર પાણી ફરી વબ્યું છે ગામડાઓમાં પૂરને કારણે ખેતરોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયાનું કોંગ્રેસના આગેવાનોએ નિરીક્ષણ કર્યુ હતું અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો

તે માટે આજે ટ્રેનનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં ટ્રેનની ક્ષમતાના ફક્ત દસ ટકા મુસાફરો જ મુસાફરી કરી શકશે જે મુસાફરોએ માસ્ક પહેર્યુ નહીં હોય તેમની પાસે દંડ વસૂલવામાં આવશે

સત્તાવાળાઓએ ટ્રેનની અંદર અને પ્લેટફોર્મ ઉપર સામાજીક અંતર જાળવી રાખવાની ખાસ સૂચના આપી છે

ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઇ દામોદરદાસ મોદી ધારાસભ્ય પૂર્ણેશ મોદી મહામંત્રી હસમુખ મોદી મેરેજ બ્યુરો કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર મોદી સહિત અગ્રણીઓ રાજ્યનાં મુખ્ય શહેરોમાંથી ઉપસ્થિત રહ્યા હતા

વડોદરામાં એક કોરોના વોરીયર સફાઇ કામદારનું આજે કોરોનાના કારણે મોત નીપશ્ચું છે

પંચમહાલ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી એસ

જૈન પણ કોરોના સંક્રમીત થયા છે જ્યારે જિલ્લાના પીઢ પત્રકાર અનીલભાઇ સોની મામા નું કોરોનાના કારણે અવસાન થયું છે